બ્રિટનમાં આજે સામાન્ય ચૂંટણી યોજાશે

બાકીના પાંચ મતવિસ્તારોમાં મતદાન સાંજના પાંચ વાગ્યા સુધી ચાલશે

રાજ્યના મંત્રીઓ સી

આ છ સમુદાયોમાં હિંદુ બૌદ્ધ જૈન પારસી અને ખ્રીસ્તી લોકોનો સમાવેશ કરાયો છે રાજ્યસભામાં આ વિધેયક પરની ચર્ચામાં ગૃહમંત્રી અમીત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિઘેયક મુસ્લીમોના વિરોધમાં નથી મુસ્લીમો અધિકારો મેળવતા રહેશે તેમણે ઈશાન ભારતના નાગરિકોની આશંકા દૂર કરતા જણાવ્યું હતું કે આ વિઘેયકથી તેમના હિતોને અસર થશે નહીં

તેમણે કહ્યું કે આ વિઘેચક પાકિસ્તાન અફઘાનિસ્તાન તથા બાંગ્લાદેશમાં ધાર્મિક મુશ્કેલીઓ વેઠનારા લોકોના જીવનમાં આશાનું નવું પ્રભાત લાવશે

તેમણે કહ્યું કે ભારત માટે આ એક ઐતિહાસિક દિવસ છે અને દેશના ભાઈયારા સહાનુભૂતિનું તે પ્રતિક છે તેમણે ટ્વિટર ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વિઘેયકથી વર્ષોથી ધાર્મિક સતામણીનો ભોગ બનનાર લોકોના દુઃખોનો અંત આવ્યો છે પ્રધાનમંત્રીએ વિઘેચકની તરફેણમાં મતદાન કરનાર સભ્યો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું છે કે આ વિધેયકને બહાલી મળતા મોટી સંખ્યામાં રહેલા વંચિતો અને પીડિતોના સપના સાકાર થયા છે તેમણે ધાર્મિક સતામણીનો ભોગ બનનાર લોકોના સન્માન અને સલામતી સુનિશ્ચિત કરવાનો સંકલ્પ કરનાર પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે આ વિઘેયક ધારો બનતા પાડોશી દેશોમાં ધાર્મિક સતામણીનો ભોગ બનનારા લોકોને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર મળશે બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ આ વિધેયકને મળેલી મંજુરીને સંકુચિત વિયારધારાના વિજયસમાન ગણાવી છે તેમણે એક નિવેદનમાં ભાજપના ધુવીકરણના એજન્ડા સામે સતત સંઘર્ષ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો

ગઈકાલે દિલ્ફીમાં યોજાયેલી ભારત અને જર્મનીની આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જ્રથની બેઠકમાં આવો અનુરોધ કરાયો છે કાર્યકારી જૂથે વિશ્વમાં સક્રિય આતંકવાદી જૂથો અને તેમની પ્રવૃત્તિઓ ખાસ કરીને દક્ષિણ એશિયામાં સરહદ પારની આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી બંને પક્ષોએ આતંકવાદી નેટવર્કને તોડવું તેમની માળખાકીય સુવિધાઓનો નાશ કરવો તેમને મળતી આર્થિક મદદ રોકવી તેમના આશ્રયસ્થાનોનો નાશ કરવો જેવા મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી

મુખ્ય ન્યાયમૂર્તિ એસ

બોબડેના વડપણ હેઠળની બેન્ચે આ સમગ્ર બનાવની તપાસ માટે સર્વોચ્ય અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશની નિમણુંક કરવાની દરખાસ્ત કરી છે અદાલતે જણાવ્યું છે કે કેસની તપાસ કરનાર જજ દિલ્હીમાં રહીને કાર્ય કરશે સુનાવણી દરમિયાન તેલંગણા સરકારના વકીલ મુકુલ રોહતગી અને કૃષ્ણકુમારસિંહે જણાવ્યું હતું કે એન્કાઉન્ટરની તપાસ માટે સર્વોચ્ચ અદાલતે આપેલા નિયમોનું સંપૂર્ણ પાલન કરાયું હતું તેમણે અદાલતને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ બનાવની તપાસ અગાઉથી સી

સ્થાનિક સમય મુજબ સવારે સાત વાગે અને ભારતીય સમય મુજબ બપોરના સાડા બાર વાગ્યાથી મતદાન શરૂ થશે

આ ચૂંટણીમાં બ્રેક્ઝીટ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે કન્ઝર્વેટીવ પાર્ટીના ઉમેદવાર અને પ્રધાનમંત્રી બોરીસ જોન્સને યુરોપીયન સંઘમાંથી બ્રિટનને ઝડપથી બહાર નીકાળવા માટે તેમના પક્ષને બહુમતી આપવાની મતદારોને અપીલ કરી છે જ્યારે મુખ્ય વિપક્ષ લેબર પાર્ટીના વડાએ બ્રેક્ઝીટ મુદ્દે નવેસરથી જનમત લેવાની ખાતરી આપી છે તેમજ મહત્વની સુવિધાઓના પુનઃ રાષ્ટ્રીયકરણનું વચન આપ્યું છે જોકે બ્રેક્ઝીટ ઉપરાંત મતદારી માટે ધીમું પડી રહેલું અર્થતંત્ર આરોગ્ય તથા સામાજીક સંભાળની જોગવાઈઓ આબોહવામાં પરિવર્તન જેવા મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે

પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે સઈદ તથા તેના ત્રણ સાગરીતોને આતંકવાદી પ્રવત્તિને આર્થિક સહાયતા કેસમાં આરોપીઓ ગણવાનો નિર્દેશ આપ્યો હતો દક્ષિણ અને મધ્ય એશિયા વિભાગના વિદેશ રાજ્યમંત્રી એલીસ જી વેલ્સે ટ્વિટર ઉપર પાકિસ્તાનની અદાલતના નિર્દેશને આવકાર્યો હતો તેમણે કહ્યું કે અમેરિકા આંતરરાષ્ટ્રીય જવાબદારી મુજબ આતંકી ફમલા માટે કસૂરવારોને સજા અપાવવા સંપૂર્ણ કાયદાકીય કાર્યવાફીની માગણી કરે છે ઈસ્લામાબાદની આતંકવાદ વિરોધી અદાલતના ન્યાયાધીશ અરશદ ભૂદાએ હાફીઝ તથા અન્ય ત્રણને આરોપી ગણવાનો નિર્દેશ આપી કેસની કાર્યવાહી આજ સુધી મુલતવી રાખી હતી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્યે વન ડે મેચોની શ્રેણીનો રવિવારથી આરંભ થશે

ગઈકાલે ચીનના ગ્વાંગઝાઉમાં રમાયેલી પહેલી ગેમમાં પી

આજે રમાનારી ગેમમાં પી

સિંધુ અને ચેનની હે બીંગ જુઆઓ વચ્ચે મુકાબલો થશે